ભાજપ અને કોંગ્રેસના નેતાઓ દ્વારા હાલ ચૂંટણીસભા અને બેઠકોનો દોર ચાલી રહ્યો છે કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાળા ગઈકાલે અનુસુચિત જતી માટે અનામત એવી ગઢડા બેઠકના ઉમેદવાર આત્મારામ પરમાર માટે ઢસા પહોચ્યા હતા અને જાહેર સભાને સંબોધી હતી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છની અબડાસા બેઠક માટે નલિયામાં ચૂંટણીસભા સંબોધી હતી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા અને કોંગ્રેસના નેતા પરેશ ધનાણી પણ પક્ષના કાર્યકર્તાઓ સાથે પેટા ચૂંટણી સંબંધી બેઠકો કરી રહ્યા છે

મુખ્યમંત્રી વિજય રૂપાણી એ નળિયા માં સભા સંબોધી વિજય નો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તો કોંગ્રેસ ના કાર્યકારી પ્રમુખ અને યુવા નેતા હાર્દિક પટેલે નખત્રાણા ખાતે સભા સંબોધી હતી

સાથે જ ડીઆરડીઓ દ્વારા ત્રીજી પેઢીના એન્ટીટેંક ગાઈડ નાગ મિસાઈલના સફળ પરીક્ષણ કરવામાં આવ્યું સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ડીઆરડીઓ અને સૈન્ય દળને આ ટેન્કના પરીક્ષણ માટે અભિનંદન આપ્યા હતા

એક બીજાથી સલામત અંતર જાળવો હાથ સાબુથી વારંવાર ધોવો નાકનો સ્પર્શ ટાળો ભીડભાડથી દુર રહો

વિરલ રાણા નવરાત્રી આઠમ હવન વિધિ કોરોના મહામારી ને ધ્યાને લઇ સરકારની માર્ગદર્શિકા મુજબ ભુજના આશાપુરા મંદિરે નવરાત્રી અંતર્ગત હવન તથા પત્રી પૂજન સહિતના ભાવિકોને નીયમો પાળવાની અપીલ સાથે આ ધાર્મિક વિઘિમાં જોડાવા નિવેદન કરાયું છે ભુજના આશાપુરા માંન્દોરે આસો નવરાત્રીના સાતમનો ફવાન આજે રાત્રે સદા નવ કલાકે પારંભ થશે

હવાન સમયે મંદિર પરિસરમાં નહિ બેસવા અને પત્રી દર્શન બાદ નૈવેદ પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવશે નહી દરમિયાન માતાના મઢ ખાતે દેશદેવી મા આશાપુરાના મંદિરે દર વરસે થોજાતી પતરી વિધિ કોરોના મહામારીને ધ્યાનમાં લઈને આ વખતે સ્થગિત કરી હોવાનું જાગીર ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે